કેન્ સરકારની વીજ સંબંધિત તમામ યોજનાઓના અમલીકરણમાં મોખરે રહેવા બદલ ગુજરાતને બિરદાવતા કેન્રીસંય ઊર્જા રાજ્યમંત્રી આર

સિંહે કેન્ર્ઓ સરકારની વીજ સંબધિત તમામ યોજનાઓના અમલીકરણમાં મોખરે રહેવા માટે ગુજરાતને બિરદાવ્યુ છે દેશના તમામ રાજયો અને કેન્મશાસિત પ્રદેશોના ઉર્જામંત્રીઓની કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી બે દિવસીય રાષ્રીતિય પરિષદના અંતિમ દિવસે કેન્રીનાય ઉર્જા મંત્રી શ્રી આર

સિંહે ગુજરાતમાં વીજ પરિસ્થિતીની સુધારણા અને વીજ નિગમોની કાયાપલટમાં અગત્યના યોગદાન માટે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા છે તેમણે દેશના વિવિધ રાજયોના વીજ નિગમોને બાકી વીજળી બિલની વસુલાતમાં સક્ષમ સુધારા લાવવા ગુજરાત જેવી સીસ્ટમ અપનાવવા અનુરોધ કર્યો હતો ઊર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યું કે વીજ યોરી અટકાવીને કરકસર કરીને સિસ્ટમ સુધારીને જે લાભો શક્ય બને એ વીજ ગ્રાહકો સુધી પહોંચાડવાની નીતિ રાખી છે એટલે વીજ ટેરીફ વધાર્યા વગર અમે ગ્રાહકોને લાભ આપી શક્યા છે

રાજ્ય સરકારે વીજ નિગમોને મજબૂત પીઠબળ આપ્યું છે અને નિગમોને મળવાપાત્ર સબસીડીઓના નાણાં સમયસર યૂકવાય છે કેશફલો સુધરવાને લીધે આર્થિક પરિસ્થિતિ મજબૂત બની છે ભવિષ્ય વધુ બહેતર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો

આજે રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે

ત્યાં તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હ્રીરાબાની સાથે મુલાકાત કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાની મુલાકાત લેશે સુરતમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલ સેમિનારને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કામ કરો નાણાની ચિંતા છોડોની પ્રોત્સાહક નીતિ અપનાવી છે તેમણે વધુમાં જણાવાયું હતું કે સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે સુનિયોજીત શહેરોનો વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે

આસ્થા અને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમા ધર્મસ્થાનોએ માનવીને માનસિક શાંતિ આપી છે ત્યારે શાંતિ અને શાશ્વત સુખની પરિભાષા દ્વારા નિજાનંદથી આત્માના કલ્યાણ માટે માનવી શરીર મન અને બુધ્ધિ સાથે આત્મકલ્યાણ તરફ આગળ વધે તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યુ છે કે સરકારી શાળાઓમાં સુવિધાઓ તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીને કારણે સરકારી શાળાઓમાં ગુણવતાપૂર્ણ સુધારો થયો છે સાયલા ખાતે કથાકાર રમેશ ઓઝા કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં યસનગર પ્રાથમિક શાળાનો લોકપર્ણ સમારંભ યોજાયો શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે રાજય સરકારે છેલ્લા બે દાયકાથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોચાડયા છે જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતા ગુજરાતમાં સાક્ષતરાનો દર નોંધપાત્ર વધ્યો છે

નવી દિલ્ફી ખાતે આયોજીત એક સમારંભમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને ખાનવેલ જીલ્લાની હોસ્પીટલના પ્રભારી ડૉ ગણેશ વેર્ણેકર અને ડૉ સંતોષ મુંડેને પ્રથમ પુરસ્કાર અને ધનરાશીથી સન્માનિત કર્યૉ હતા

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બિનવારસી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી હતી

મળેલી માહિતી મુજબતગડી અને બરવાળા ગામ વચ્ચે રસ્તા પર ટાયર ફાટતા એક ટ્રક ઉભો હતો ત્યારે વહેલી સવારે પાંચ વાગે એક કાર તેની સાથે અથડાતાં આ દુર્ધટના સર્જાઈ હતી કારમાં બેઠેલ બોટાણા પરીવારના લોકો સારંગપુર ફનુમાનજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના ધટના સ્થળે મોત થયા હતા અને એક વ્યકિતને ઈજા થઈ હતી ધંધુકા પોલીસ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે આજે અમદાવાદમાં ગાંધી સંકલ્પયાત્રા નીકળી હતી

દસમી ઓક્ટોબરે જગત મંદિર થી નીકળેલ આ યાત્રા આજે જૂનાગઢ આવી પહોંયતા ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું